નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે તેમણે ઉમેર્થુ હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે ઘટાડેલા ભાવનો અમલ આજથી જ લાગુ થશે તેવી ચોખવટ પણ શ્રી પટેલે કરી છે

તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગમાં વપરાતી કીટના ઉત્પાદનમાં વધારા સાથે તેના ભાવમાં ઘટાડી નોંધાતા આવો લોક હિતનો નિર્ણય સંભવ બન્યો છે

બી એસ એફની સ્થાપના પાછળ પણ કચ્છ સંકળાયેલું હોવાથી અહી વિશેષ ઉજવણી જોવા મળી છે

પી

ની ટુકડીઓ મરદાનગીથી લડી હતી આ લડાઈમાં શહીદ થયેલા સી આર પી એફ જવાનોની સ્મૃતિમાં રણ વચ્ચે સરદાર ચોકી બનાવવામાં આવી છે અને ત્યાં શહીદોને વિરંજલી અર્પણ કરવાના કાર્યક્રમ ચોજાતા રહે છે

આ પ્રસંગે નિબંધ સ્પર્ધા પુસ્તક પ્રદર્શની અને ફેસબુક દ્વારા તેમના જીવન પર વક્તવ્ય યોજાયું હતું આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય જીવનદર્શન વિષય પર લેખક રમેશભાઈ તન્નાનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું આ ઉપરાંત પાટણના પંચાસરા દેરાસર સંકુલમાં આવેલ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ખાતે પણ તેમના પુસ્તકોનું દર્શન ખુલ્લુ મુકાયુ હતુ વિશ્વકોષ ગુજરાત વિશ્વકોષના સ્થાપના દિન ની વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવણી કરાશે

આવતીકાલે સાંજે અમરભદ દ્વારા ગુજરાતીમાં વિશ્વ કવિતાની સંગીતમય પ્રવૃતિ થશે ત્રીજી ડિસેમ્બરે જનકશાહ દ્વારા વિશ્વના દિવ્યાંગોનું અસાધારણ આત્મબળ એ વિષય ઉપર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ થશે અને ચોથી ડિસેમ્બરે લોકગીતોમાં વૈશ્વિક સંવેદના વિશે વ્યાખ્યાન અપાશે એઇડ્સ દિવસ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્ત જાગૃતિ સેમિનારનું આથોજન કરવામાં આવ્યું હતું એયઆઇવી પોઝિટિવ પીડિત દર્દીઓ માટે કાર્ય કરતી સંસ્થા વિહાન પ્રોજેક્ટ દ્વારા આયોજિત આ સેમિનારમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડોક્ટર હરીશ વસેટિયનના પ્રમુખ સ્થાને એઆરટી ડોક્ટર રામાવત તથા સ્ટાફ દ્વારા લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાય અને એઈડ્સ રોગ થતો અટકાવી શકાય તે માટે અપીલ કરવામાં આવી હતી દેશી ગોળ કેસર કેરી માટે પ્રખ્યા ત ગીર પંથક હવે દેશી કેસર ગોળના લીઘે પણ મશહ્ર થયો છે

ગીર પંથકનો દેશી ગોળ દવા વગરના હોવાથી તેની માંગ રહે છે

રાજકોટ શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા વાણંદ કારીગરોનું તેમજ બીગ બજાર તથા રિલાયન્સ મોલના ડીલીવરી કર્મચારિઓનું અને ડી માર્ટ ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે